આવા હોમ સ્ટેવાળા મકાનને પ્રોપર્ટીટેક્ષ અને વીજદરમાં છુટછાટ મળશે ગુજરાત પ્રવાસન નિગમમાં રજીસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઉર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

વધુ વિગત મુજબ આણંદ વેટરનરી કોલેજના પશુ ચિકિત્ક્ર અને તજજ્ઞ ડોક્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા સાતેક વર્ષથી અશ્વની કચ્છી સિંધી ઘેટાની પાંચાલી બકરીની કાહમીગાયની ડગરી અને ઉંટની ખારાઈ ઓલાદોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાઈ છે હવે આ યાદીમાં ગદર્ભની બે ઓલાદો કચ્છી અને હાલારી પ્રજાતિનો સમાવેશ કરાયો છે

આરતી ભદ્દ જિલ્લા કોરોના કચ્છ જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોનો આંક વધતો જોવા મળી રહ્યો છે

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી કે તેમજ સાસંદ વિનોદભાઈ યાવડા પણ હાજર રહ્યા હતા અને જિલ્લામાં કોરોના વાયરસ સંદર્ભ હોસ્પિટલ સાધન સુવિધા તેમજ ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત તંત્રોના અધિકારીઓને સુ યના આપવામાં આવી હતી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે નક્કી કરેલ માર્ગદર્શિકા મુજબ છુટછાટ જાહેર જનતાએ રાખવાની સાવચેતી અને અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આરતી ભદ્દ હવામાન હવામાન ખાતાની આગાહી મુજબ આ આગામી પાંચ દિવસ દરમ્યાન કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે